પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ છે કે કોઇપણ પશ્ને હીંસાઅ ઉકેલ નથી

રાષ્ટ્રપતિએ રાજધાનીમાં રાજપથ પરેડ દરમિયાન સલામી ઝીલી દેશ વિદેશમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના અહેવાલ

તેમણે કહ્યં કે નૂતન ભારતનું શાંતિપૂર્વક સહિયારા પ્રયત્નોથી નિર્માણ કરી શકાશે આ માટે ભાતૃત્વની ભાવના કેળવવા પર ભાર મૂક્યો અને તે દ્વારા ભાગલાવાદી પરિબળોના ઇરાદા સફળ નહીં થાયે તેમ જણાવ્યુ પ્રધાનમંત્રીએ કહ્યું કે નવા દાયકામાં દરેક નાગરિક દ્વારા નવા સંકલ્પ અને નવી સિદ્ધિઓ માટે પ્રયત્ન કરાશે અને તો વિશ્વની ભારત પાસેની અપેક્ષાઓ ચોક્કસ પરિપૂર્ણ થશે તમણે નવા સંકલ્પો સાથે મા ભારતીની સેવા કરવા લોકોને અનુરોધ કર્યો હતો

બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ જાયર મેસીઆસ બોલસોનરો પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુધ્ધ સ્મારક ખાતે જઇને શફીદ વીરોને અંજલી આપી હતી અને તે સાથે જ પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો આરંભ થયો હતો વિજય ચોકથી શરૂ થયેલી પરેડ રાજપથ માર્ગ પરથી લાલ કિલ્લા તરફ ગઇ હતી સેનાના જવાનોનો કાફલો અને શૌર્ય પુરસ્કાર વિજેતાઓ પણ પરેડમાં જોડાયા હતા આ પ્રસંગે પરમવીરચંક્ર અને અશોકચંક્ર વિજેતાઓ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયાહ નાયડુ કેન્દ્રીયમંત્રીઓ રાજનાથસિંહ અમીતશાહ નીતિન ગડકરી નિર્મળા સીતારમણ પ્રકાશ જાવડેકર ભાજપ પ્રમુખ જે પી નફા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી વગેરે હાજર રહ્યા હતા

રાજ્યોમાં પણ સત્તાવાર ઉજવણી કરવામાં આવી હતી જમ્મુમાં કડક સલામતી વ્યવસ્થા વચ્ચે ત્રિરંગો લહેરાવવામાં આવ્યો આ પ્રસંગે ઉદબોધન કરતાં ઉપરાજ્યપાલ જી

મુર્મુએ જણાવ્યુ કે જમ્મુ કાશ્મીરના લોકો માટે આ ખૂબ જ પરિવર્તનનું વર્ષ રહ્યું છે

તેમણે કહ્યું કે ત્રાસવાદ એક મોટો પશ્ન છે અને સરકાર તેને ધરમૂળથી નાબુદ કરવા કટિબધ્ધ છે લદાખમાં કારગીલના શ્રી સુલતાન યુ સ્પોર્ટસ સ્ટેડિયમમાં હજારોની મેદનીની હાજરીમાં પ્રજાસત્તાક પર્વ ઊજવાયું માઈનસ વીસ તાપમાન વચ્ચે પણ લોકોએ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકેના દરજ્જા બાદ પ્રથમવાર પ્રજાસત્તાક પર્વ ઊજવ્યું હતું હિમાચલપ્રદેશમાં પણ ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ હતી આસામ અરુણાચલ મેઘાલય મિઝોરમ મધ્યપ્રદેશ ત્રિપુરા છત્તીસગઢ નાગાલેન્ડ સિક્કિમ કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ પશ્ચિમબંગાળમાં ઉજવણી થઈ હતી

અમારાં દુબઈના સંવાદદાતા અહેવાલ આપે છે કે ગણતંત્ર દિવસ પશ્ચિમ એશિયામાં ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો

દિલ્હી મુંબઇ કોલકત્તા ચેન્નાઇ બેંગલુરૂ હૈદરાબાદ અને શ્રીનગર વિમાનમથક પર મુસાફરોને કારીગરો ક્રારા તૈયાર કરાયેલા રાષ્ટ્રીય ધ્વજની વહેંચણી કરી હતી

એર ઈન્ડિયાએ શ્રીનગરના લાલ ચોક ખાતે હેપ્પી રિપ્બલીક ડે ભારત ના સંદેશાવાળુ વિશાળ હોર્ડીંગ લગાવવામાં આવ્યુ હતુ પહેલી જ વખત એર ઇન્ડીયા દ્વારા ખીણ પ્રદેશમાં આવા હોર્ડીંગ લગાવવામાં આવ્યાં છે

ગયા સપ્ટેમ્બરમાં જ કોલંબોમાં તેમનું અવસાન થયું હતું

આ માટે ખાસ ચાર્ટર્ડ વિમાનની વ્યવસ્થા કરી છે યાર લોકોને વાયરસની અસર હોવાની શંકાના પગલે તેમને અલગ સારવાર અપાઇ રહી છે ચીન થી આવતા તમામની વિમાનમથકે તપાસ કરીને આઇડીએય હોસ્પિટલમાં સારવાર અપાય છે

આરોગ્યમંત્રી ફર્ષવર્ધનની સૂચનાથી આ શરૂઆત થઇ છે વિદેશમંત્રી એસ જયશંકરે ટ્વીટર પર જણાવ્યું કે ચીનમાં રહેલા ભારતીયોના આરીગ્ય અંગે બેઇજિંગના રાજ દુતાવાસ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે

કોરોના વાયરસ ફાટી નીકળતાં ચીને તમામ પર્યટક જૂથોને રોકવાની જાહેરાત કરી છે સાથે વન્ય પ્રાણીઓનાં વેયાણ પર હંગામી પ્રતિબંધ પણ લગાવ્યો છે વિશ્વભરમાં આરોગ્ય સત્તાવાળાઓ વૈશ્વિક રોગયાળાને નાથવાં કાર્યવાહી કરી રહ્યા છે કારણ કે વધુ દેશોમાં આ પ્રકારનાં કેસ નોંધાઇ રહ્યા છે યુરોપ ઉતર અમેરીકા અને ઘણા એશિયાઇ દેશોમાં પણ કેટલાક કેસ નોંધાયા છે બેઇજીંગ સ્થિત ભારતીય દુતાવાસ સમગ્ર કાર્યવાહીમાં વુહાનમાં રહેલા ભારતીયોની સુરક્ષા અંગે ચીનનાં અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે વિશ્વ આરોગ્ય સંસ્થાએ સ્વીકાર્ય છે કે વુહાન શહેરમાં પ્રસરેલી આ બિમારીથી ચીનમાં કટોકટી છે પરંતુ ગુરૂવારે તેમણે જણાવ્યુ કે તેને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરવી એ બહ્ વહેલુ ગણાશે વધતી જતી માંગને પહોંચી વળવા તબીબી પુરવઠા પણ આયાત કરાઇ રહ્યો છે

આજે સાંજે છ વાગ્યાથી શહેરમાં આવી બસ પર મનાઇ ફરમાવી છે અગાઉ બેઇજિંગ અને તિયાંજિનમાં પણ આ પ્રકારની જાહેરાત વેબસાઇટ વેઇલો પર કરવામાં આવી છે

સૌથી લાંબા સંગીત ઉત્સવ તરીકે ઓળખાતા આ સમારોહનો બપોરે આરંભ થાય છે અને મોડી રાત સુધી યાલે છે આ વર્ષે પોપસ્ટાર લીઝોનું નામ આગળ છે

તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો છે